પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે

આગામી સાતમી સપ્ટેમ્બરથી મેટ્રો રેલ સેવાનો તબક્કાવાર પ્રારંભ કરાશે

જો કે આ કાર્યક્રમોમાં દરેકને ફરજિયાત માસ્ક પહેરવા પડશે સામાજિક અંતર જાળવવું પડશે એવી જ રીતે ફેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ તથા આમંત્રિતોનું થર્મલ સ્કેનિંગ કરાવવું પડશે

એવી જ રીતે કન્ટેનમેન્ટ વિસ્તારો સિવાયના સ્થળોએ સિનેમા હોલ સ્વિમીંગ પુલ થિયેટરો મનોરંજન આંતરરાષ્ટ્રીય વિમાન પ્રવાસ સિવાયની બધી જ પ્રવૃત્તિઓને મંજૂરી અપાશે આંતર રાજ્ય તથા બે રાજ્યો વચ્ચે મુસાફરો અને માલ સામાનની હેરફેર ઉપર કોઈ નિયંત્રણ રહેશે નહીં ગુહમંત્રાલયે કન્ટેનમેન્ટ વિસ્તારો સિવાય લોકડાઉનનો અમલ નહીં કરવાની સલાહ રાજ્યોને આપી છે

અધિક મુખ્ય સચિવ એમ

દાસે નવી ઉદ્યોગનીતિની વિસ્તૃત જાણકારી આપી હતી આ પ્રસંગે મુખ્યમંત્રીએ ઉદ્યોગ જગતના પ્રતિનિધીઓ સાથે સંવાદ કર્યો હતો

આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના બધા જ નેટવર્ક ઉપરાંત આકાશવાણી ન્યૂઝની વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ કોમ તથા ન્યૂઝ ઓન એર એપ પરથી પ્રસારિત થશે

તેઓ પંજાબ યુનિવર્સિટી દ્વારા શિક્ષણ નીતિ અંગે ગઇકાલે યોજાયેલા વેબિનારને સંબોધન કરી રહ્યા હતા રાજ્યપાલે પ્રાથમિક શિક્ષણ બાળકની માતૃભાષા કે પ્રાદેશિક ભાષામાં આપવાનું સૂચન કર્યું હતું બાળક જે ભાષામાં વિચારે છે તે ભાષામાં શિક્ષણ આપવામાં આવે તો તેની પ્રતિભા વધુ ખીલે છે તેમ શ્રી દેવવ્રતે જણાવ્યું હતું નવી શિક્ષણનીતિ વિજ્ઞાન અને ટેકનોલોજીના શિક્ષણની સાથે કૌશલ્ય વિકાસ ઉપર પણ ભાર મૂકે છે જે ચોગ્ય ગણાવી શકાય રાજ્યપાલે નવી શિક્ષણનીતિની વિશેષતાઓ સમજાવી હતી

ગઇકાલે મહેસાણાના કડી કોટન માર્કેટયાર્ડ ખાતે ખેડૂત સંમેલનમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાયના નિભાવ ખર્ચમાં સહાય આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે

તેમણે ખેડૂતોના હિતમાં લેવાયેલા પગલાંની વિગતો આપી હતી શ્રી નિતીન પટેલે કડી કોટન માર્કેટ યાર્ડના પ્રવેશદ્વારે સરદાર પટેલની પ્રતિમાનું તથા કડી તાલુકામાં નંદાસણથી ડાંગરવા માર્ગ પર બંધાયેલા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું

ભાવનગર જિલ્લા ના અમારા પ્રતિનિધિ જણાવે છે કે પાલીતાણા પાસે આવેલ શેત્રુંજી ડેમ ત્રીજીવાર થયો ઓવરફ્લો થયો હતો

ઉપરવાસ માં થયેલા વરસાદ ને કારણે પાણીની આવક થતાં ડેમ ના દરવાજા ખોલવામા આવ્યા હતા

જેના પગલે અમરેલી જિલ્લામાં આવેલા ઘણા લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે